તે પરિસ્થિત જોતાં ખેડુતોએ જાનમાલના રક્ષણ માટે તકેદારી લેવા કૃષિતંત્ર દ્રારા જણાવાયુ છે તે મુજબ ઉભાપાકને પીયત આપવાનું ટાળવુ અને જં તુ નાશક દથ્યો ખાતરનો ઉયયોગ આ સમય પુ રતો ટાળવો ખેતરમાં ભરાયેલા પાણીનો તુ રંત નિકાલ કરવોકાપણી કરેલા પાકને વરસાદથી બયાવવા તાલપત્રી વગેરેથી ઢાંકી દેવા આ અંગે વધુ જાણકારી મેળવવા વિસ્તારના ગ્રામસેવક કે જિલ્લા ખેતીવાડી નિયામક જિલ્લાપંચાયત ભુજ દ્રારા જણાવાયુ છે આરતીબેન ભદ્દ વાવાઝોડુ જિલ્લાકક્ષાએ તૈયારી મહા વાવાઝોડાની આગાફીને પગલે જિલ્લાકક્ષાએ સમગ્ર વહીવટીતંત્રે પૂ ર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે

જેમા રાહત બયાવની કમાગીરી અંગે પગલાં લેવા નિવાસી અધિક કલેકટર દ્રારા સૂ ચના પાઈછે અને તમામ સરકારી વિભાગે વાવાઝોડાની શક્યતાને પગલે આગોતરા પગલા લેવા બેઠકમાં જણાવાયુ છે આરતીબેન ભદ્દ કમોસમી વરસાદ મહા વાવાઝોડાને કારણે કચ્છ જિલ્લામાં પણ ગઈકાલે ઘણા સ્થળોએ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવા પામ્યો હતો

અત્યારે પણ રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે કચ્છસૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વરસાદ પડયો હતો મહાવાઝોડાની આગાહી અને અસર સાથે પુર્વ કચ્છથી પચ્છિમ કચ્છ સુધી કાસ્તકીયા માવઠા સાથે પાકને નુકશાન થવા પાપ્યુ હતું બાલાસર પ્રાંથળમાં બેથી ત્રણ ઈંચ પધ્ધરમાં બે થી અઢી ઈંચ તો દયાપરમાં ધોધમાર વરસાદ થયો હતો આડેસરમાંને ગાંધીધામમાં વંટોળ સાથે દોઢ ઈંચ વરસાદ થયો હતો ફજુ પણ વાદળીયો માહોલ યથાવત છે

પરિક્રમામાં આવતા યાત્રાળુઓને કોઈ કોઈ મુશ્કેલી ન પડ તે માટે તંત્ર દ્રારા વિશેષ આયોજન હાથ ધરાયુ છે

આઠ નવેમ્બરથી શરૂ થતી ગીરનારની પરિક્રમા માટે વન વિભાગે તમામ તૈયારીઓ પુર્ણ કરી છે નાયબ વન સંરક્ષકએ વિગતો આપતા જણાવ્યુ હતું કે છત્રીસ કિલોમીટરની આ કઠિન યાત્રાનો માર્ગ વનિવભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને બે યઢાણ વાળી જગ્યા ઉપર ખાસ તબીબી સેવા ઉપલબ્ધ રાખવામાં આવશે

રેલ્વે વિભાગની સત્તાવાર માહિતી મુજબ ગાંધીધામ થી પુરી વચ્ચે દોડતી બે દ્રેનોમાં થર્ડ એસીનો કોચ જોડવામાં આવશે વધારાનો કોચ જોડાવાથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે અને પ્રતિક્ષાયદીમાં ઘટાડો થશે એવો આશાવાદ રેલ્વે પ્રશાસને વ્યક્ત કર્યો હતો